આ તકે તેમણે સમાજમાં શિક્ષણની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો

તેમજરૂ લાખ સીડ બોલ્સ છાંટવામાં આવ્યા હતા તેટું કચ્છ સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઇ છાંગાએ જણાવ્યું હતું

તે સંદર્ભે માધાપરમાં વિકલાંગ કન્યાકુંજના સંચાલક નવચેતન અંધજન મંડળની દિવ્યાંગ બાલિકાઓએ છ હજાર જેટલી રાખડી તૈયાર કરી ભારત ૈ ને વિદેશોમાં મોકલવાની તૈયારી કરી છે